પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

કચ્છ જિલ્લાના માંડવી મુન્દ્રા તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ ટી

વરસાદની વધૂ વિગતો જાણીએ તો ગીર જંગલમાં અતિ ભારે વરસાદને લીધે હિરણ નદી ઉપર બંધાયેલા કમલેશ્વર ડેમ અને હિરણ બે ડેમના દરવાજા ખોલવા પડ્યા છે તો પાંચ ઇંચ વરસાદ પડતાં ગીરનો તાલાળા વિસ્તાર જળબંબાકાર થયો છે અને મધુપુર અને જંબૂર સહિતના અનેક ગામડામાં પૂર ફરી વળ્યું છે વેરાવળથી તાલાળા જતો સ્ટેટ હાઇવે પાણી માં ડૂબી ગયો છે અને એન ડી આર એફ ની ટુકડી સાથે સ્થાનિક મામલતદાર સ્થિતિની ક્યાસ કાઢવા માટે ગયા પહોચ્યા છે ભાવનગર પંથકનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની સપાટીએ પહોચી ગયો હોવાથી લોકોમાં તેને છલકતો જોવાની ઉત્કંઠા છે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી આ ડેમ ઓવરફ્લો થયો નથી મોરબી વાંકાનેર અને ટંકારામાં વરસાદને પગલે ડેમી નદીમાં પૂર આવ્યું છે જામનગર જામ જોધપુર અને જોડિયામાં યાર ઇંચ પાણી પડતાં ગ્રામીણ સડક વ્યવહારને અસર થઈ છે

ડી આરએફની એક ટુકડી જામનગર માં તૈનાત છે યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં ભારે વરસાદને લીધે બજાર બંધ રહ્યા છે

જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા પોણો ફ્રટ ખોલવામાં આવ્યો છે

શિંગોડા ડેમ છલકાતા પૂરના પાણી કોડીનારની બજારમાં ફરી વળ્યા છે

તો અબડાસા ના સણોસરાનો કંકાવટી બે ડેમ ઓવરફ્લો થયા નદી માં ઘોડાપૂર આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધીની પટ્ટીમાં ધોધમાર વરસાદને પગલે અનેક ડેમ છલકાયાં છે તો સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને ખૂબ નુકસાન થયું છે

અંબિકા નદીમાં ઘોડાપૂરને પગલે ગણદેવી અને અમલસાડ વચ્ચેનો સડક વ્યવહાર થંભી ગયો છે

પુર્ણા નદી ભયજનક સપાટીએ વહેતા નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ધૂસી ગયા છે ડાંગની ટેકરીઓ ઉપર ભારે વરસાદ છેલ્લા બે દિવસથી યાલુ હોવાથી વઘઇ સૂબીર અને સાપુતારામાં ચોતરફ પાણી ભરાથા છે તાપી જિલ્લામાં વહેણ ધરાવતી અંબિકા ઝાંખરી ઓલણ અને મીંઢોળા જેવી નદીઓમાં ઘોડાપૂર આવતા વાલોડ ડોલવણ અને સોનગઢના અનેક રસ્તા બંધ છે

ગણેશ યતુર્થી સ્પેશિયલ ના બુકિંગ માટે રેલ્વે તંત્ર ની વેબસાઈટ ઉપર થી માહિતી મેળવી શકાશે ગુજરાત પ્રયોગશાળા દરિયાઈ ખાદ્ય પદાર્થોના નિકાસ માટે ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળા પોરબંદરમાં સ્થાપવામાં આવી છે દરિયાઈ ઉત્પાદન નિકાસ સત્તામંડળ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે અને તેમાં દરિયાઈ પેદાશોની પ્રક્રિયા અને નિકાસ કરનાર માટે પરીક્ષણોની સુવિધા આપવામાં આવી છે

શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય નિયમનકારી જરૂરિયાતો અનુસાર ઉત્પાદન માટે તે મદદરૂપ બનશે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય હેઠળ માછીમારીના ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓમાં રોકાયેલા કેન્દ્રિય અને રાજ્ય કક્ષાના મથકો માટે સત્તામંડળ એક સંકલન એજન્સી છે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સયોટ પરિણામો માટેની તમામ વ્યવસ્થા સાથે પરીક્ષણ અને કેલિબ્રેશન લેબોરેટરીઝ સાથેની એનએબીએલ અને નિકાસ નિરીક્ષણ પરિષદ દ્વારા દ્વારા માન્યતા મેળવવામાં આવશે ગુજરાતમાં દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસમાં એન્ટિબાયોટિક અવશેષો પ્રમાણમાં ઓછા પ્રમાણ છે આ ઉપરાંત ભારે ધાતુઓ મુખ્યત્વે કેડમિયમની હાજરીને કારણે વિદેશી સંખ્યાબંધ ઓર્ડર્સ રદ થાય છે

ટી

ટી યુ દ્વારા ટેક ગુરૂ એવોર્ડ માટે અરજીઓ મંગાવવામાં આવી છે

ટી યુ

કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂયનાઓ અનુસાર નિયમ પ્રવૃત્તિ પણ ચાલુ રાખવા પણ હુકમ કરવામાં આવ્યો છે

જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયાના સમાચાર છે

તો પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક તેમના પુત્ર અને પુત્રવધુનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને તેમના ઘરે હોમ આઇસોલેશન કરી સારવાર ચાલુ કરવામાં આવી છે

વલસાડ જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા